પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

તેમણે ઉમેર્યું છે કે અનેક બિમારીમાં માનવ મૃત્યુ રોકવા માટે વેક્સિન રામબાણ ઈલાજ સાબિત થઈ છે એ ટલે ભય કે સંશય રાખ્યા વગર રસી લેવા માટે સૌ આગળ આવે

દરમ્યાન આજે રાજયમાં કોરોનાના નવા કેસો પણ નોધાયાં છે

સાત દિવસ શાળા બંધ કરવાની ફરજ પડતાં પરીક્ષાને પણ મોફફ રાખવામાં આવી છે પરીક્ષાના પેપરો શાળા કક્ષાએથી જ સેટ કરવામાં આવ્યા હોવાથી આ પરીક્ષા શાળા ખુલ્યેથી લેવામાં આવશે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કોરોના ફેલાતો રોકવા સુરતમાં આ શનિવાર અને રવિવારના રોજ તમામ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ રહેશે

ડાંગ જિલ્લામા પણ વ્યાપક રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયુ છે જેના ભાગરૂપે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ

વઢવાણીયા સહીત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર

ચૌધરી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના કર્મચારીઓએ પણ કોવીક્સીનના બંને ડોઝ લીધા હતા જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે

તો બે દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યા તાપી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે

આ યાત્રામાં આજે કેન્દ્રઆશાસિત પ્રદેશ જમ્મુન કાશ્મીકિશ્વારાજ્યપાલ મનોજ સિંહા જોડાયા હતા

આ યાત્રા બપોરે રાસ ગામે પહોંચ્યા બાદ શ્રી સિંહાએ કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસસ્થા્નની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દેશના રજવાડાંઓને એકત્ર કરવાનું શ્રેય આઝાદીના નાયક સરદાર પટેલને જાય છે તેમણે યુવાપેઢીને દેશની એકતા અખંડિતતાને ટકાવી રાખવા અને આત્મલનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા સંકલ્પએબધ્ધખ થવા કહ્યું હતું દરમિયાન દાંડી યાત્રામાં આગવું સ્થાન ધરાવતા રાસ ગામે આજે દાંડીયાત્રીઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું આકાશવાણી સાથે વાત કરતાં રાસ ગામના સરપંય કિરણ પટેલે આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો

ઉમેદવારી નોંધાવવાનું પહેલી એપ્રિલે શરૂ થશે જ્યારે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ રહેશે

લલિત લદ્દા અને કાર્યાલય અધ્યક્ષ સતીષકુમાર શર્મા આવ્યા હતા અહીં તેમણે નિવાસી વિદ્યાથીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી તેઓ ખરેડી ગામની પ્રાથમિક શાળા જોવા માટે પણ ગયા હતા અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી દાહોદની મુલાકાત દરમ્યાન બંને ઉચ્ચ અધિકારીઓ આદિવાસી કલ્યાણને લગતી યોજનાના અમલનો પણ અભ્યાસ કરવાના છે

અમારા પ્રતીનિધિ જણાવે છે કે પ્રવાસન વિભાગે આ વિકાસકામ માટે ભાવનગરના આર્કિટેકેટ ચિંતન સાચપરાની નિમણૂક કરી છે જેસલ તોરલ સમાધિના વિકાસ માટેના પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયા બાદ આ બીજો તબક્કો હાથ ધરશે હવા માન હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે હવામાન ખાતાએ આજે જણાવ્યું છે કે રાજ્યમાં હવે કમોસમી વરસાદની શકયતા નહિવત છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજયમાં માવઠું પાડવાની શક્યતા નહિવત છે માત્ર બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે

સી સી ની ગુજરાત બટાલિયન હસ્તક શરૂ થયેલા દમણ એકમના નવોદિત કેડેટની તાલીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

એકમના વડા બ્રિગેડીયર ડી એસ રાવતે તાજેતરમાં દમણની મુલાકાત લીધી હતી અને સ્થાનિક વહીવટી તંત્ર તરફથી પૂરતી મદદ માટે અધિકારીઓએ સાથે બેઠક કરી હતી મહીસાગર આત્મા પ્રોજેકટ મહિસાગર જિલ્લામાં રાજપુર ગામે ખેડૂતોને કૃષિ ટેકનૉલોજિમાં આવેલા આધુનિક સંશોધનથી વાકેફ કરતી શિબિર યોજાઈ જેનું આયોજન આત્મા એજન્સીએ કર્યું હતું અઢીસો ખેડૂતની હાજરી ધરાવતી આ શિબિરમાં દેશી ગાય આધારિત ઝીરો બજેટની ખેતી સહિતની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઇ પટેલના બગાયત ફાર્મનો પ્રેરણા પ્રવાસ પણ ગોઠવવામાં આવ્યો હતો

પીઆઈ એન જી ગોહીલ અને સ્ટાફે બંને બાળકો અને તેમના માતા પિતાની ઈમાનદારીની પ્રશંસા કરી હતી

તમામ ઉમેદવારોએ કોરોનાની ગાઇડલાઇનનું યુસ્તપણે પાલન કરવાનું પણ રહેશે તેમાં ફરજીયાત માસ્ક પહેરીને સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરવો પડશે